તેમણે કહ્યું કે સમગ્ર વિશ્વ કોરોના મહામારીનો સામનો કરી રહ્યો છે અને બિન જોડાણવાદી દેશો આનાથી બહાર આવવા માટે મહત્વપુર્ણ યોગદાન આપી શકે છે

પરંતુ કેટલાક દેશો લોકોને વહેંચવા માટે આતંકવાદ ખોટા સમાચારો અને ખોટા વીડીયો વાયરલ કરવામાં લાગ્યા છે શ્રી મોદીએ કહ્યું કે ભારત સસ્તી દવાના નિર્માણ માટે ઓળખાય છે

શિવાનંદ ઝા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા એ જણાવ્યું છે કે કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લોકડાઉન દરમિથાન રેડ ઝોનના કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પોલીસ કર્મીઓ અને જાગૃતિ નાગરીકો ખાસ તકેદારી રાખે રેડ ઓરેજ્જ અને ગ્રીન ઝોનમાં રાત્રીના સાત સવારના સાત સુધી લોકો ઘરમાં જ રહે રેડ ઝોનના કન્ટેન્ટમેન્ટવાળા વિસ્તારોમાં અવર જવર ઘટાડવા માટે સ્થાનિક આગેવાનોની મદદથી માઇક્રો મેનેજમેન્ટ પ્લાન ઘડવામાં આવ્યો છે તેમણે વધુમાં જણાવ્યું છે કે અન્ય રાજયના વતનીઓ વતન જવા તંત્રની વ્યવસ્થામાં ધીરજ સાથે સહયોગ આપે પોલીસ સાથે સંઘર્ષમાં ના ઉતરે ઓરેન્જ અને ગ્રીન ઝોનમાં પણ પેસેન્જર અને ખાનગી વાહનોની અવર જવર અધિકૃત પાસ પરવાનગી સાથે જ થઇ શકશે લોકડાઉનના અમલને સફળ બનાવવા અન્ય લોકો પણ આવશ્યક યીજવસ્તુઓની ખરીદી કરવા સિવાય બહાર ના નીકળે અને સમાજના પ્રતિષ્ઠીત નાગરીક તરીકે ફરજ નિભાવે તેવી તેમણે અપીલ કરી છે

શ્રી વિજય નહેરાની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નરનો યાર્જ મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી

ઓ મુકેશ કુમારને સોંપવામાં આવ્યો છે

શ્રી સૌરભ પટેલે આ અંગે વધુ વિગતો આપી

આ અંગે તાપી જીલ્લાના પુરવઠા અધિકારીએ આ મુજબ જણાવ્યું

જેમાંથી આજે વધુ વીસ વ્યકિતના ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે

જેલના કેદીઓ અમદાવાદ મધ્યસ્થ જેલના કેદીઓ ધ્વારા માસ્ક બનાવ્યા બાદ હવે પી પી

કીટ બનાવવાનું શરૂ કર્યુ છે હાલ પ્રાયોગીક ધોરણે આ કીટ જેલના કર્મચારીઓ માટે બનાવાઇ રહી છે

જેલ પ્રશાસન માટે પૂરતી કીટ બનાવ્યા બાદ અન્ય સંસ્થાઓની માંગ મુજબ પી પી

કીટ બનાવવામાં આવશે

જેમાં આ વિસ્તારના અંદર જવાના પર થર્મલ સ્કીનીંગ વિસ્તારને આવરી લેતા મુખ્ય માર્ગો પર યુસ્ત પોલીસ બંદોબસ્ત તેમજ આવશ્થક સેવાઓ અને સરકારી વ્યવસ્થાપનની સાતત્યતા જાળવવા સિવાયની પરવાનગી વગર વસ્તીની આવાન જાવનની પ્રવૃતિઓ પર જરૂરી નિયંત્રણો મુકાયા છે